કેન્દ્રિય કર્મચારીઓ અને પેન્શનરોને અપાતા મોંઘવારી ભથ્થામાં પાંચ ટકાનો વધારો જાહેર કરાયો સરકારે પાકિસ્તાન હસ્તકના કાશ્મીરમાંથી વિસ્થાપિત થયેલા કુટુંબો માટે રાહત પેકેજની જાહેરાત કરી

અને કોલેજની પરીક્ષાઓ લેવાની જાહેરાત કરી છે સીરીયામાં તુર્કી ધ્વારા કરાયેલી સેનાની કાર્યવાહીને વિશ્વના ઘણા દેશોએ વખોડી કાઢી છે આરબ લીગે આ મુદૃે ચર્ચા કરવા તાકીદની બેઠક બોલાવી ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બીજી ક્રિકેટ ટેસ્ટ મેચનો પુણેમાં આજથી આરંભ થશે વિશ્વ મહિલા બોકસીંગ ચેમ્પીયનશીપની કવાર્ટર ફાઇનલમાં ભારતની લોવલીના બોર્ગોફેન અને જમુના બોરોએ પ્રવેશ કર્યો છે

આ ઉપરાંત સરકારે કાશ્મીરમાંથી વિસ્થાપિત થયેલા કુટુંબો માટે રાહત પેકેજ જાહેર કર્યું છે પ્રત્યેક પરિવારને સાડા પાંચ લાખ રૂપિયા અપાશે મંત્રીમંડળે પ્રધાનમંત્રી કિસાન યોજના હેઠળના લાભાર્થીઓ માટે આધાર ફરજીયાત રીતે સાંકળી લેવાની બાબતમાં છુટછાટ આપી છે તેમાં ખેડૂતોને દર વર્ષે છ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે અને દર ચાર મહિને ખેડૂતના બેન્ક ખાતામાં બે હજાર રૂપિયા જમા થાય છે

પ્રધાનમંત્રીએ અધિકારીઓને સમર્પિત ભાવનાથી ફરજ બજાવવા અને પોલીસદળ અદના નાગરીક સાથે જોડાય તેનું મહત્વ સમજવા ઉપર ભાર મુકથો હતો

ગઇકાલે નવી દિલ્હીમાં મિડીયા સાથેની વાતયીતમાં માનવ સંશાધન વિકાસ મંત્રી રમેશ પોખરીયાલે આ મુજબ જણાવ્યું હતું

જેમીની તરીકે ઓળખાતુ આ સાધન આપત્તી અંગેની બધી જ માહિતી માછીમારી માટેના થોગ્ય વિસ્તારો અને દરિયાઇ આબોહવા અંગેની આગાહીઓની માહિતી માછીમારોને અસરકારક રીતે પુરી પાડશે તેમણે કહયુ કે આ સાધન ઉપગ્રહની મદદથી કામગીરી કરતુ હોવાથી તેની અસરકારકતા વધી જાય છે

રાજયપાલના સલાહકાર ખુરશીદ અહેમદ અને ફારૂક ખાને યોજેલી અલગ અલગ સમીક્ષા બેઠકોમાં આવા નિર્દેશો અપાયા છે જમ્મુ અને કાશ્મીર બોર્ડના અધ્યક્ષે કોઇપણ મુશ્કેલી વિના પરીક્ષાઓ લઇ શકાય તે માટે સત્તાવાળાઓ પોલીસ અને મુલ્કી વહીવટી તંત્ર વચ્ચે યોગ્ય સુમેળ સધાય તે ઉપર ભાર મુકયો છે

રાષ્ટ્રપતિ કર્ણાટક મહારાષ્ટ્ર અને ગુજરાતની પાંચ દિવસની મુલાકાતે જશે તેઓ આજે કર્ણાટકની મુલાકાત જઇને મહારાજા જયચામરાજ વાડિયારની જન્મ શતાબ્દી ઉજવણીમાં ઉપસ્થિત રહેશે આવતીકાલે તેઓ મૈસુર ખાતે જેએસએસ ઉચ્ચશિક્ષણ અને સંશોધન સંસ્થાનું ભુમીપુજન કરશે

ફાન્સ અને જર્મનીએ પણ આ કાર્યવાહીને વખોડી કાઢતાં જણાવ્યું છે કે આના પરીણામે આઇએસ ત્રાસવાદી સંગઠનને નવુ બળ મળવાનો ખતરો છે આરબ લીગ દેશોએ આ સમગ્ર ઘટનાક્રમ બાબતે ચર્ચા કરવા તાકીદની બેઠક બોલાવી હતી આરબ લીગના આસીસ્ટન્ટ સેક્રેટરી જનરલ હોસામ ઝાકીએ પણ આ કાર્યવાહીને અસ્વિકાર્ય ગણાવી છે

દરીયાકાંઠે આવેલુ અને અગાઉ મહાબલીપુરમ તથા હવે મમલપુરમ તરીકે ઓળખાતા આ સ્થળને યુનેસ્કોના વિશ્વ વારસાના સ્થળોમાં સમાવવામાં આવ્યું છે